પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું આવતીકાલે વિડિઓ માધ્યમથી ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં કચ્છના ધોરડો ખાતે આજે યોજાનાર

કેન્દ્ર સરકારે હિમાલયની તળેટીમાં આવેલા રાજ્યો તથા ઇશાન ભારતમાંથી

વીડિયો માધ્યમથી યોજનાર આ પરિષદમાં વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે જોડાશે

આ બેઠકમાં આસિયાન ભારત સંબંધો વધુ મજબૂત કરવાના ઉપાયો તથા આગળની કાર્યયોજના અંગે ચર્ચા કરાશે કોવિડ બાદ અર્થતંત્ર બેઠું કરવાના તથા મહત્વપૂર્ણ પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય મુદ્દે પણ ચર્ચા કરાશે ઉલ્લેખનીય છે કે આસિયાન ભારત પરિષદ ભારત તથા આસિયાન દેશોને તેમના જોડાણોને વધુ ઉંચાઇએ લઈ જવાની તક પૂરી પાડે છે

આ કાર્યક્રમમાં કેન્દ્રિય કાયદામંત્રી પેટ્રોલિયમ મંત્રી ઓડિશાના મુખ્યમંત્રી તેમજ ઓડિશા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધીશોએ ભાગ લીધો હતો આ પ્રસંગે એક કોફી ટેબલ પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું પ્રધાનમંત્રીએ ઇ લોકાર્પણ બાદ કરેલા સંબોધનમાં આવકવેરા પધ્ધતિ અંગે વાત કરી હતી પ્રધાનમંત્રીએ ટેકનોલોજીમાં પરિવર્તનને વર્તમાન સમયની જરૂરિયાત ગણાવી હતી તેમણે કહ્યું કે આવકવેરામાં પારદર્શિતા રાખવા ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે અને લોકોના સારા પ્રતિસાદ પણ મળી રહ્યા છે

જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા સરળ અને સુગમ ઇલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પધ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે આયુષ શિક્ષણના આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે જે પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને પણ વિશેષ મહત્વ પ્રદાન કરે છે જેનાથી આ સંસ્થાઓમાં આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંયુ જશે તેમજ ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો પણ ઘડવામાં આવશે

ધોરડો ખાતે આજે યોજાનાર સંમેલનમાં કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે

જેમાં સંદેશા વ્યવહાર નેટવર્કિંગ ઉત્પાદન દવા ઉદ્યોગ ઇલેકટ્રોનિક ઓટો મોબાઇલ કાપડ અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આ યોજના ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે મૂડીરોકાણ અને નિકાસમાં વધારો થશે તેમજ દેશમાં ઉત્પાદન નિકાસ અને રોજગારના અવસર વધશે

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાની રાહતો અપાશે આ યોજના ભારતને આત્મનિર્ભર બનાવશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કેન્દ્રીય ખાદ્ય સંસ્કરણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ જે તે વિમાન કંપની લાભાર્થીને સબસીડી આપશે

ફાસ્ટ ટેગના લીધે વાહનોને ટોલ પ્લાઝા ખાતે ઊભા રહેવાની જરૂર રહેતી નથી અને વાહનના ઇંધણ તથા વાહનચાલકનો સમય બચે છે

લધુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા યુવા બાબતોના મંત્રી કિરણ રીજીજુએ હ્ન્નર હાટનો પ્રારંભ કરાવ્યો

એવી જ રીતે એક્ટિવ કેસોની સંખ્યા પાંચ લાખથી ઓછી થઈ છે

દેશમાં અત્યાર સુધીમાં કોવિડના બાર કરોડ સાત લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે